પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં

એવી જ રીતે સહકારી ઘિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના ચાર ટકા તથા કેન્દ્ર સરકારના ત્રણ ટકા મળીને સાત ટકા વ્યાજની રકમ પણ ગુજરાત સરકાર ચૂકવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી પ્રધાનમંત્રીએ પ્રેશર સ્વીંગ એબસોર્બશન પીએસએ પ્લાન્ટની સ્થાપનામાં થઈ રહેલી કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપી હતી આ બેઠકમાં સમગ્ર દેશમાં તબીબી ઓક્સીજનની ઉપલબ્ધતા અને તેનો પુરવઠો વધારવાની બાબતની સમીક્ષા કરાઈ હતી બેઠકમાં માહિતી અપાઈ હતી કે સ્ટીલ પ્લાન્ટ રીફાઈનરીઓ વીજ મથકો ગેસીયસ ઓક્સીજન ઉત્પન્ન કરે છે આ ઓક્સીજનનો ઉપયોગ તબીબી હેતુથી પણ કરી શકાશે આ બેઠકમાં માહિતી અપાઈ હતી કે ગેસીયસ ઓક્સીજન ઉત્પન્ન કરવા જે એકમો શહેરની નજીક છે ત્યાં હંગામી ધોરણે કોવીડ સંભાળ કેન્દ્રો સ્થાપવા પાંચ એકમોમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે આમાં સફળતા મળશે તો રાજ્ય સરકારોને આ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહન અપાશે

રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે

દિલ્ફી તરફથી રબાડાએ ત્રણ વિકેટો ઝડપી હતી

વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરી સ્વજનોને ભોજન લીંબુ પાણી જેવી સુવિધા કરવામાં આવી છે